સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભામાં મહિલાઓના અધિકારના મુદ્દાને શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી છે કાશ્મીરમાં પુલવામાના જીલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો છે

વિજયાદશમીનું પર્વ સમગ્ર દેશમાં ફર્ષોલ્લાસ અને આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રઘાનમંત્રીએ દશેરા પર્વ પ્રસંગે નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે

શ્રી રાજનાથસિંહ આજે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રપુજા કરશે અને યુધ્ધ વિમાનમાં ઉડૃથન પણ કરશે ગઈકાલે પેરિસ પર્હોચ્યા બાદ શ્રી રાજનાથસિંહે ટ્વીટર ઉપર ફ્રાંસને ભારતનો સૌથી મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ ગણાવ્યો હતો ફાંસ સાથેના વ્યૂહાત્મક ભાગીદારના સંબંધોનું વિસ્તરણ કરવું એ તેમની ફ્રાંસની મુલાકાતનું મુખ્ય ધ્યેય છે

યુએનમાં ભારતનાં કાથમી મિશનમાં પ્રથમ સચિવ પોલોમી ત્રીપાઠીએ જણાવ્યું હતું કે જે દેશ મહિલાઓના હિતોનું ઉલ્લંઘન કરે છે તે ભારત માટે પાયાવિહોણા નિવેદનો કરે છે તેઓ ગઇકાલે મહિલાઓની ઉન્નતિ ઉપર યુએનની ત્રીજી સમિતિના સત્ર દરમિયાન બોલી રહ્યા હતા સુશ્રી ત્રિપાઠીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ વિજયા લક્ષ્મી પંડિતથી લઇને ઇસરોના મહિલા વૈજ્ઞાનિકો સુધી ભારતીય મહિલાઓ ઘણા સમયથી પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે તેમણે કહ્યું હતું કે મહિલાઓની જાતિય સમાનતા અને સશક્તિકરણ એ ભારતના સર્વાંગી વિકાસની વ્યૂહરચનાનો અભિન્ન ભાગ છે

લખનઉમાં જારી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીની પુત્રી આરાઘના મીશ્રા મોના ની શ્રી લલ્લુની જગ્યાએ વિઘાનસભા પક્ષના નેતા તરીકે નિમણુંક કરવામાં આવી છે

આજે જયપુરમાં માલવીયા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થા ખાતે વૃક્ષા રોપણ કર્યા બાદ પત્રકારો સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા તેમણે કહયું કે વધુ વૃક્ષોનો મતલબ છે આપણા સફુ માટે ઓકસીજનની બેંક શરૂ કરવાનો પ્રથાસ

શ્રી જાવડેકરે કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુર્થ જેવી બીન પરંપરાગત ઉર્જાની મદદથી સાડા ચાર લાખ મેગા વોટ વિજળી ઉત્પન્ન કરવાની નેમ વ્યકત કરી છે આ નિર્ઘારને ઘણા દેશોએ આવકાર આપ્યો છે

રાજ્યપાલ સત્યપાલ મલિકના અધ્યક્ષપદે ગઈકાલે શ્રીનગરમાં યોજાયેલી સલામતી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો દરમિયાન સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે કે છેલ્લાં છ સપ્તાહમાં સમગ્ર કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાંથી નિયંત્રણો પાછા ખેંચી લેવાયા છે સલામતી સમીક્ષા બેઠકમાં કાશ્મીરમાં યોજાનારી ઘટક વિકાસ પરિષદની ચૂંટણીઓની તૈયારીઓની માહિતી રાજ્યપાલને આપવામાં આવી હતી

સુરક્ષા સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ હોવાની મળેલી બાતમીના આધારે તપાસ અભિયાન શરૂ કર્યુ હતું તે દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરતા સામસામા ગોળીબારમાં એક આતંકવાદી ઠાર થયો હતો જેની ઓળખવિઘિ કરવામાં આવી રહી છે

જૂથના આતંકવાદીની ધરપકડ કરી છે

એનઆઈએ એ દ્વારા અગાઉ આ કેસમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી

ના આતંકવાદીઓ દ્વારા નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય અબોહ અને તેમના પુત્રના વાહન પર કરાયેલા હૂમલામાં અબોહ અને તેમના પુત્ર સહિત નવ લોકો માર્યા ગયા હતા

અધિકારીઓના જણાવ્યા મુજબ એચ ડી

એલ

કેન્દ્રીય સંસ્થા દ્વારા નાણાંકીય ગેરરીતિ કાયદા હેઠળ ફરીયાદ નોંધાવતા આ તપાસ કરાઈ હતી

ગાઝીયાબાદ નજીક ભારતીય હવાઇ દળના ફિંદાન ખાતે આવેલા મથકમાં સ્થાપના દિવસનો મુખ્ય સમારોહ ઉજવાયો છે આ પ્રસંગે વિવિધ વિમાનોએ હેરતભર્યા કરતબો આકાશમાં દર્શાવ્યા હતા

પરેડનું સૌથી ધ્યાનાકર્ષક પાસુ હતુ વીંગ કમાન્ડર અભિનંદન વર્માએ મીગ વિમાનોના કાફલાનું નેતૃત્વ કર્યું હતું આ પ્રસંગે બોલતાં હવાઇ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૈારીયાએ જણાવ્યું હતું કે ભારતીય હવાઇ દળ દેશના સાર્વલૌમત્વ અને હિતોનું રક્ષણ કરવા કટીબધ્ધ છે

ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો તે નિમિત્તે આસુરી તત્વો ઉપર દૈવી તત્વના વિજયસમા દશેરાની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈથા નાથડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હિ

સી મેરિકોમ અને થાઈલેન્ડની જૂતામાસ જીતપોંગ વચ્ચે રશિયામાં યાલી રહેલી વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં કવાર્ટર ફાઇનલમાં આજે મુકાબલો થશે દરમિયાન ભારતની મંજુરાણી ગઇકાલે વિશ્વ બોક્સિંગ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં મંજુરાણીએ વેનેઝ્રએલાની રોજાસ સેદેનોને પરાજ્ય આપ્યો હતો